પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા જ નાગરિકોને કંઇક નવું શીખીને તથા પોતાની ફરજોનું નિષ્ઠાપૂર્વક પાલન કરીને આત્મનિર્ભર ભારતના નિર્માણનો સંકલ્પ આ વખતના સ્વાતંત્ર્યદિને લેવાનું આહવાન કર્યું છે આજે આકાશવાણી પરથી પ્રસારીત મન કી બાત કાર્યક્રમમાં બોલતા તેમણે કોરોના રોગયાળાથી મુક્તિ અપાવવા પ્રતિબદ્ધ થવા યુવાનોને અનુરોધ કર્યો હતો

કારગીલમાં માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણનું બલિદાન આપનાર જવાનોને દેશભરમાં ભાવભીની અંજલી અપાઇ રહી છે

કોવિડના દર્દીઓનો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નોઇડા કોલકત્તા તથા મુંબઇમાં

તેમણે વ્યક્તિ દેશ માટે કેવી રીતે યોગદાન આપી શકે છે તે સમજાવવા જમ્મુના ત્રેવા ગામના સરપંચ બલબીર કૌરનું ઉદાહરણ આપ્યું હતું

એવી જ રીતે કાશ્મીરના ચૌંતીલવાર ગામના સરપંચ ઝૈતુના બેગમે તેમના ગામ તથા આસપાસના વિસ્તારોમાં વિનામૂલ્યે માસ્ક અને અનાજનું વિતરણ કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કારગીલ દિન નિમિત્તે કારગીલ યુદ્ધ વખતે માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણોની આઠ્તી આપનાર વીર શહિદ જવાનોને તથા આ યુદ્ધમાં ભાગ લેનાર બધા જ જવાનોની કામગીરીની પ્રશંસા કરી હતી તથા શહીદ થયેલા જવાનોને આદરાંજલી આપી હતી તેમણે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇને કારગીલ વિજય પછી સંસદમાં કરેલા પ્રવચનની યાદ અપાવીને સેનાનું મનોબળ વધે તેવા પ્રયત્ન કરવા અનુરોધ પણ કર્યો હતો

શ્રી મોદીએ દેશની આત્મનિર્ભરતા માટે કચ્છના ખેડૂતો દ્વારા કરાતી વિદેશી ફળ ડ્રેગન ફ્ર્ટની ખેતતીનું ઉદાહરણ આપ્યું હતું

તેમણે કોરોનાનું સંકટ પૂરી રીતે ટબ્યું નથી ત્યારે નાગરિકોને સ્વચ્છતા જાળવવા રોગપ્રતિકારક શક્તિ વધારવા આર્યુવેદની મદદ લેવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ દેશના આસામ બિહાર સહિત કેટલાક રાજ્યોમાં પૂરના લીધે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને કહ્યું કે સમગ્ર રાષ્ટ્ર આ ગંભીર સંકટ વખતે પૂરગ્રસ્તોની સાથે જ છે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

તો બીજી તરફ કોવિડના કેસમાં ઘણો વધારો નોંધાઇ રહ્યો છે